આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકાર ની પ્રવર્તમાન ગાઈડ લાઇન્સને રાશ્ય સરકાર અનુસરશે એમ પણ આ બેઠક માં નિર્ધારિત કરવામાં આવ્યું છે ખ્યમંત્રી વિજય રૂપાણી તહેવાર મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કોરોના મહામારીને લીધે વધતા કેસોને ધ્યાનમાં લઈને આગામી તહેવારો ઈદસાતમ આથમ સવંત્સરી જેવા ધાર્મિક તહેવારોને લોકોને ઘરમાં જ રહીને ઉજવણી કરવા જણાવ્યું હતું અને આગામી દિવસોમાં રાજ્યમાં કોરોના ની આવી જ સ્તિથિ રહેલી જણાશે તો નવરાત્રીની ઉજવણી પણ નહિ થાય જો કે નવરાત્રીનાં તહેવારોની હજુ વાર છે તેની ઉજવણી ઓગસ્ટ બાદ સ્પસ્ટપણે નક્કી કરવામાં આવશે ઉદ્દઉપરાંત મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ સમાજના આગેવાનોને આગળ આવીને લોકોને જાહેરમાં ઉજવણી ન કરવા સમજાવવા આપીલ કરી છે

ભુજ પોલીસ ફ્રટમાર્ચ પ્રવર્તમાન કોરોના સંક્રમણ મહામારી અને તહેવારો નજીક આવતા પ્રશ્રિમ કરછ પોલિસવડા સહિતના અધિકારીઓ ભુજના વિવિધ વિસ્તારોમાં ફ્ટ માર્ચ યોજી હતી

તેવી ચેતવણી આપી લોકોને સામાજિક અંતર જાળવવા તેમજ માસ્ક પહેરવાનો અનુરોધ કર્યો હતો

તેમજ માછીમારોને ડીઝલ સબસીડી માટે સરકારે નિયત કરેલી મર્યાદા પ્રમાણે સબસીડી અપાશે અને ભવિષ્યમાં આ બાબતે કોઈ નીતિ ઘડાશે તોએ મુજબ લાભ અપાશે એમપણ મંત્રીશ્રીએ જણાવ્યું છે

પ્રાપ્ત માહિતી અનુસાર કરછ જીલ્લાના મોટા રણમાં બેટઝોનથી ઓળખાતા વિસ્તારમાંના હાલ આ હરિયાળો પદ્દો જોવા માયો હતો